સરકારે જણાવ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુસદ્દા અંગે કોઇ નિર્ણય કરાયો નથી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એન સી પી

સી સી

નવી દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી જાવડેકરે જણાવ્યું કેઆ મુદ્દે કોઇ ગેરસમજ ન રહેવી જોઇએ કારણ કે જનતાની પ્રતિક્રિયાઓ મળ્યા બાદ જ સરકાર નીતિ મુસદ્દા અંગે નિર્ણય લેશે તેમણે કહ્યું કે મોદી સરકારે હંમેશા ભારતીય ભાષાઓને પ્રાધન્ય આપ્યું છે અને અન્ય કોઇ ભાષા કોઇ પર પણ લાદવાનો પ્રશ્ન જ નથી શુક્રવારે ડો

કસ્તુરીરંજનની વડપણ હેઠળની સમિતિએ માનવ સંસાધન મંત્રી રમેશ પોખરીયા નિશાંકને શિક્ષણ નીતિ મુસદ્દો સુપરત કર્યો હતો

કેન્દ્ર સરકારે આ માટે દિલ્હી શીમલા મૈસુર રાંચી અને અમદાવાદને પસંદ કર્યા છે શ્રી નરેન્દ્રમોદી સતત બીજીવાર પ્રધાનમંત્રી બન્યા પછી સરકારનો આ પહેલો રાષ્ટ્રવ્યાપી જાહેર કાર્યક્રમ યોજાશે આ પાંચેય શહેરોની યાદી હાલ પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલવામાં આવી છે

આ માટે જો દિલ્હીની પસંદગી થશે તો રાષ્ટ્રીય રાજધાની વિશ્વ યોગ દિવસની યજમાની બીજીવાર કરશે

આયુષમંત્રી શ્રીપદ યશો નાઇકે ગઇકાલે નવી દિલ્હીમાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દૂનિયાના મોટાભાગના વિસ્તારોમાં યોગ જાગૃતિની સમૂહ ઝૂંબેશ બની ગયો છે યોગમાં વિશેષ રસ ધરાવતા લોકોના સમૂહને સંબોધતાં તેમણે ઉમેર્યું હતું કે જાહેર આરોગ્યની જાગૃતિનો સૌથી મોટો કાર્યક્રમ બની ગયેલા વિશ્વ યોગ દિવસે આ વર્ષે પહેલીવાર ભારતના યોગ નિષ્ણાંતો બ્રિટનની સાંસદો સમક્ષ યોગ મુદ્દાઓનું નિદર્શન કરશે

આયુષ મંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ યોગ લોકેટર મોબાઈલ આધારીત લોકેશન એપ છે જેમાં યોગ શિક્ષકો નોંધણી કરાવી શકાશે આ એપ યોગ શિક્ષકોને લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે યોગ લોકેટર એપ ચોક્કસ ત્રિજયામાં આવેલા યોગ કેન્દ્રો તથા યોગ શિક્ષકો શોધવામાં લોકોની મદદ કરશે આ એપ દ્વારા લોકોને આખા વર્ષ દરમિયાન તેમની આસપાસ ચાલતી યોગ ગતિવિધીઓની માહિતી મળી રહેશે

ગઇકાલે મુખ્યમંત્રી જયરામ ઠાકુરની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો

ટી અને ઓ બી સી માં ન આવતા અને વાર્ષિક ચાર લાખથી ઓછી આવક ધરાવતા ઉમેદવારોને આ લાભ અપાશે મંત્રી મંડળમાં મુખ્યમંત્રી રોશની યોજનાના અમલને પણ મંજૂરી અપાઇ હતી

ત્રણ મંત્રીઓના રાજીનામાથી તેમની જગ્યાઓ ખાલી પડી છે રાજીવ રંજન સીંઘ પશુપતિકુમાર પારસ અને દિનેશ ચંદ્ર યાદવ લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયા બાદ રાજીનામું આપ્યું હતું

સી

ના અધ્યક્ષ શરદ પવારે તેમના પક્ષનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરવાના અહેવાલોને ઠુકરાવી દીધા છે ગઇકાલે મુંબઇમાં તેમના પક્ષના આગેવાનોની બેઠકમાં શ્રી પવારે કહ્યું કે એન

ની પોતાની આગવી ઓળખ છે અને તે આ ઓળખ જાળવી રાખશે લોકસભાના પરિણામોની ચર્ચા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટેની તેયારીઓની સમીક્ષા માટે આ બેઠક યોજવામાં આવી હતી લોકસભાના પરિણામો પછી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી નવી દિલ્હીમાં શ્રી પવારને મળ્યા હતા તેના લીધે બંને પક્ષોને વિલીનીકરણ થવાની શકયતાએ જોર પકડયું

સી પી

શ્રી અમિત શાહે ગઇકાલે ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે બે રાજ્યમંત્રી કિશન રેડ્ડી અને નિત્યાનંદ રાયે પણ પોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે શ્રી રાજનાથસિંહ સંરક્ષણ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લઇ શહીદ જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી હતી ટવીટ સંદેશમાં શ્રી સિંઘે જણાવ્યું કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણને વધુ મજબૂત કરવા તત્પર છે

શ્રી પ્રકાશ જાવડેકરે પરર્યાવરણ વન અને જળ વાયુ પરિવર્તન મંત્રાલયનો કાર્યભાર સંભાળયો શ્રી બાબુલ સુપ્રિયોએ પણ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો નવી દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી જાવડેકરે કહ્યું કે પર્યાવરણની જાળવણી તથા તેની સાથે સંકળાયેલા મુદ્દાના ઉકેલને ટોચની પ્રાથમિકતા અપાશે નવ નિયુક્ત મહિલા બાળ વિકાસ મંત્રી દેબશ્રી ચૌધરીએ બાળકીઓની ગેરકાયદેસર હેરાફેરી મુદ્દે પશ્ચિમ બંગાળ સરકારનો સહયોગ માંગ્યો

સરકારે પેન્શનરોની ડીએમાં પણ વધારો કર્યો છે

મુખ્યમંત્રી કે ચંદ્રેશખર રાવ હેદરાબાદમાં આયોજીત સમારોહમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે આ કાર્યક્રમમાં પાંચ હજાર લોકો ભાગ લેશે જે માટે વહીવટીતંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા કરાઇ છે રાજ્યભરના સરકારી કાર્યાલયો તથા જાહેર સ્થળોએ પણ ઉજવણી કરાશે

વેંકેયા નાયડ્એ સમાજમાં બનતી ઘટનાઓ દર્શાવતી વખતે પણ લોકોમાં પ્રગતિશીલ અને હકારાત્મક વિચારસણીને પ્રોત્સાહન મળે તેવા લખાણો લખવા લેખકો અને સાહિત્યકારોને અપીલ કરી છે ગઇકાલે આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમમાં જાણીતા સમાજસુધારક કંદુકુરી વીરસાલીંગમની પુણ્યતિથી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું હતું કે વીરસાલીંગમ આંધ્રના રાજા રામમોહનરાય તરીકે લોકપ્રિય હતા અને તેઓ વિધવા વિવાહના પ્રખર હિમાયતી હતા

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે લેખકો અખબારોના સ્તંભકારો અને સાહિત્યકારો તેમના પ્રગતિવાદી લખણો દ્વારા લોકોની માનસીકતા બદલી શકે છે અને સમાજમાં અસમાનતાનું દુષણ નાબુદ કરવામાં મદદ કરી શકે છે